નવું ભવન આત્મનિર્ભર ભારતના વિચારનું દર્પણ બની રહેશે

નવુ સંસદ ભવનમાં આધુનિક તકનીકી તથા સુરક્ષા સુવિધાઓ હશે લોકસભા હાલ કરતા ત્રણ ગણી મોટી હશે

નવા સંસદભવનના નિર્માણમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને પર્યાવરણને અનુકુળ કાર્યશૈલીને પ્રોત્સાહન અપાશે આમાં ઉચ્ય ગુણવત્તાયુક્ત ધ્વનિ દ્રશ્ય સુવિધાઓ બેસવા માટે આરામદાયક વ્યવસ્થા તથા આપત્તિ સમયે બહાર નીકળવા પ્રભાવશાળી સમાવેશી વ્યવસ્થા હશે

ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ બંને દેશો વચ્ચે સંબંધ વધુ સુદૃઢ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મોદી સોનિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી છે

પી નફાએ રાજસ્થાનની પંચાયત અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકો ખેડૂતો અને મહિલાઓનો આભાર માન્યો છે શ્રી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણીઓમાં મળેલો વિજયએ લોકોનો શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે રાશનકાર્ડ ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અમલી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ ગોવા હરિયાણા કર્ણાટક કેરળ તેલંગાણા ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાં આ યોજના લાગુ કરાઈ છે આ રાજ્યોમાં સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં આવશ્યક સુધારાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા શરૂ થવાથી રોજગાર માટે બીજા રાજ્યોમાં જતા શ્રમિકો તથા તેમના પરિવારો દેશમાં ગમે ત્યાંથી વાજબી ભાવે હવે રાશન મેળવી શકશે કોવિડ દેશમાં કોવિડ સામેની લડતમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે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 હાલ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા યાર ટકાની નીચે આવી ગઈ છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ફાઈઝર અને બાયોટેક દ્વારા વિકસિત કોવિડ વેક્સીનનો ઉપયોગ ગઇકાલથી બ્રિટનમાં શરૂ થયો છે

સરકારે પ્રાથમિકતાના આધારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે

બીજા ડોઝના સાત દિવસ પછી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં સુધારો થશે જોકે આ ક્ષમતા કેટલા દિવસ સુધી રહેશે એ અંગે હજુ જાણકારી મેળવી શકાઈ નથી

સરકારે સેવાનિવૃત્તિ બાદ ખેલાડીઓ તથા રમત ગમત સમુદાયને પ્રોત્સાહન આપવાની પહલ કરી છે નવા કેન્દ્રો સ્થાપવાથી સેવાનિવૃત્ત ખેલાડીઓને રોજગારી મળવાની સાથે દેશમાં રમત ગમત સંસ્કૃતિ વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે શ્રી રીજ્જીજુએ ઉદ્યોગો અને કોર્પોરેટ જૂથોને રમત ગમત માટે ઝનુની સમાજ બનાવવામાં સરકાર સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો છે

આ માછીમારો બોટમાં થાંત્રિક ખામીના કારણે છેલ્લા દસ દિવસોથી બંગાળની ખાડીમાં અટવાયા હતા તટરક્ષક દળી દ્વારા રાના નામની તેમની બોટને ખેંચી ભારતીય તટરક્ષક દળના જહાંજ સુધી પહોંચાડી છે ભારતીય તટરક્ષક દળોના જણાવ્યા મુજબ બયાવાયેલા માછીમારોને ખાવા પીવા તથા તબીબી સુવિધાઓ આપવામાં આવી છે

તેમની નૌકાને બાંગ્લાદેશના અધિકારીઓને સોંપવામાં આવશે

ભારે બરફવર્ષાના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે અને વિવિધ એજન્સીઓ દ્વારા બરફ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે દરમિયાન લદ્દાખમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે બજાર એસોસિયેશન દ્વારા તમામ દુકાનો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ત્રણ દિવસના બંધમાં તમામ દુકાનો અને બિલ્ડીંગો સેનેટાઇઝ કરવામાં આવશે

આ અભિયાન આખું વર્ષ યાલશે

આ અભિયાન અંતર્ગત તમાકુની લત છોડવા માંગતા ઓછામાં ઓછા એક કરોડ લોકોની મદદ કરાશે તમાકુની લત છોડવાના આ સંકલ્પ અભિયાન દ્વારા સ્વસ્થ વાતાવરણ બનાવવામાં મદદ મળશે

કેન્દ્રીય ટીમ તમિલનાડુ અને પુન્ડુચેરીમાં વાવાઝોડા નિવારથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા ગયેલી કેન્દ્રીય ટીમનો પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો છે આઠ સભ્યોની આ ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ અઝિહોત્રીએ કર્યું હતું ટીમના સભ્યોએ બંને રાજ્યોના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી ટીમે ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસામી સાથે પણ મુલાકાત કરી હતી બાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્રીય ટીમને નવુ આવેદન પત્ર આપ્યું છે જેમાં પ્રભાવિત ક્ષેત્રોમાં બુનિયાદી માળખાના નુકસાન બાદ પુનઃનિર્માણ અને પીડીતોને રાહત માટે મદદ માંગવામાં આવી છે